તેમજ મૃત્યુ દર પણ અન્ય દેશો કરવા ઓછો છે

તેમાં મુખ્યત્વે કોવિડથી ઉભા થયેલા પડકારો અંગે ચર્ચા કરવામાં આવશે આ બેઠકનું આયોજન આ વર્ષે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયે બિલ એન્ડ મિલિંડા ગેટ્સ ફાઉન્ડેશન સાથે મળીને કર્યું છે

તેમણે રાજ્ય સરકારે કરેલી કામગીરીને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા

કોરોના સંક્રમણ એક્ટીવ કેસની સંખ્યા ઘટી રહી છે

ખેડૂત મિત્રોએ શિયાળી પાકનું વાવેતર કરી દીધું હતું

તેમજ ડેમને જોડતી પાણીની કેનાલનું રીપેરીંગ કામ ન થવાથી પણ રવિપાક માટે ખેડૂતોને પાણી મેળવવું મુશ્કેલ બની રહેશે વધુ વરસાદને લીધે તૂટેલું કેનાલને જલ્દીથી રીપેર કરવામાં આવે તો આગામી સમયમાં ખેડૂતોને ડેમમાંથી પાણી મેળવવા સંબંધી સમસ્યા નહી રહે